કોલકત્તામા યોજાયેલા ભારત આંતરરાષ્ટ્રી ય વિજ્ઞાન મેળાનુ પ્રધાનમંત્રીએ ઉદઘાટન

દેશના ઝડપી વિકાસ માટે લોકોમાં વિજ્ઞાનપૂર્ણ અભિગમ પર ભાર મૂકયો કેન્રીક ય વાણીજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારીમાં ન જોડાવાનો નિર્ણય નાના ઉદ્યોગ સાહસિકો તથા સ્વદેશી ઉદ્યોગોના હીતમાં ગણાવ્યો

વકીલોના હુમલા સંદર્ભમાં દિલ્ફીની પોલીસે પોલીસ મુખ્યમથક સમક્ષ વિરોધ દર્શાવ્યો વડી અદાલતે ન્યાયિક તપાસના આદેશ આપ્યા પોલીસ કમિશ્નરે ગૃહમંત્રાલયને અહેવાલ સોપ્યોં

વિડીયો કોન્ફરન્સ દ્વારા કોલકત્તામાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળો ખુલ્લો મૂકતાં તેમણે કહ્યુ કે વિજ્ઞાનપૂર્વ અભિગમથી ચમત્કારીક દષ્ટિ ઘટે અને બૌધ્ધિકતા વિકસે છે ચંદ્રયાન અગે તેમણે કહ્યુ કે તેનાથી લોકોની ઉત્સુકતા વધી છે તેમણે સમાજલક્ષી વિજ્ઞાન વિકસાવવા વૈજ્ઞાનિકોને અનુરોધ કર્યો પ્રધાનમંત્રે કહ્યુ કે સરકાર સંશોધનોને ટેકો આપેછે વિદ્યાર્થોમાં તાલીમ અને સંશોધનના વિકાસ માટે દેશમાં પાય હજાર જેટલી અટલ ટીકટીંગ પ્રયોગશાળા ઊભી થઇ રઠી છે પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીપ ધાનકર અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉકટર હર્ષવર્ધન આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

ભારતે વેપાર ઉદ્યોગ બજારમાં પ્રવેશની સાથે સ્થાનિક બજારને સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે જેથી સ્થાનિક ઉત્પાદનના બદલે ચીનની ક્રંષિ તેમજ ઔદ્યોગિક વસ્તુઓ બજાર પર કબજો જમાવી છે ચીનના વિદેશમંત્રાલયના પ્રવકતા ગેંગશુઆંગે બેઇજીગમાં જણાવ્યુ કે પરસ્પર સમજૂતિ અને સગવડ અંગે ખાસ વિયારવિમર્શ કરીને પડતર પ્રશ્નો ઉકેલવામાં આવશે તેમણે કહ્યુ કે આર્થિક ભાગીદારીમાં પ્રાદેશિક વેપાર કરાર અને પરસ્પરના લાભની બાબતોને આવરી લીધી છે મંત્રણાએ દરમિયાન આસિથાનના દસ સભ્ય દેશો તથા ભાગીદાર છ દેશો વચ્ચે મુકત વેપાર કરાર માટે વિચારણા થઇ હતી

તેમણે કહ્યુ કે વેપારખાધ સંતુલન તથા અયોગ્ય આયાતો જેવી બાબતો સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે તેમણે કહ્યુ કે ભારતીય ઉદ્યોગોને અયોગ્ય વેપાર કરારથી સુરક્ષાની જરૂર છે

આ ઉપરાંત હવા વાવાઝોડાની પૂર્વ તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી પ્રધાનમંત્રીના અગ્રસચિવ ડૉકટર પી

મિશ્રાએ પણ ગઇકાલે બેઠક યોજી હતી અને રાજયો દ્વારા હવાન પ્રદૂષણ પર નિયંત્રણ માટે લેવાયેલા પગલાઓ બાબતે સમીક્ષા કરી હતી

નવી દિલ્ઠીમાં સેવા ક્ષેત્ર અંગેના વૈશ્વિક પ્રદર્શનનો આરંભ કરતા તેમણે જણાવ્યુ કે સેવાક્ષેત્ર અને ઉત્પાદન ક્ષેત્રને વધુ મજબૂત કરવાની જરૂર છે અને તેમાં ઘણી તક રહેલી છે શ્રી ગોયલે કહ્યુ કે પ્રવાસન ઉદ્યોગ વિકસતા રોજગારીને તક મળેછે તે દ્વારા સંપતિનુ સર્જન અને આર્થિક ગતિવિધિ તેજ બનેછે તેમણે કહ્યુ કે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓપ યુનિટી હેઠળ વાર્ષિક એક લાખ કરોડ રૂપિયાની આવક ઊભી થાય તેવુ અનુમાન છે

રાજય સરકાર સંત સમાજ અને શિખ ધાર્મિક સંગઠનો દ્વારા ગુરૂ ગ્રંથસાહેબના સેવાસ્વરૂપની તેમણે પૂજા કરી હતી આ પ્રસંગે તેમણે લોકોને સંવાદિતા અને સહિષ્ણુતા કેળવવાના ગુરૂનાનક દેવના સંદેશને અનુસરવા આહવાન કર્થુ હતુ

ગુરૂ નાનક દેવની સાડા પાયસોમી જન્મજયંતિની ઉજવણી ગુરૂદ્વારા નાનકના સાહીબ ખાતે રાખવામાં આવી છે

આંધ્રપ્રદેશ ચંદીગઢ દિલ્હી ગુજરાત હરિયાણા કર્ણાટક તેલંગણા અને ઉતરાખંડ સહિત જુદી જુદી જગ્યાએ તપાસ યાલી રહી છે

આ ઉપરાંત બંગબંધુ સ્મારક સંગ્રહાલયની મુલાકાત લઇ શેખ મુજબિર રહેમાનને પુષ્પાજંલિ અર્પણ કરી હતી શ્રી જાવડેકરે કહ્યુ કે બંને દેશોમાં સંબંધો ગાઢ છે અને ઘણા ક્ષેત્રોમાં સહકાર પ્રર્વતે છે તેમણે બાંગ્લાદેશના માહિતી મંત્રીને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યુ હતુ શ્રી જાવડેકર દક્ષિણ એશિયા સહકારી પર્યાવરણ કાર્યક્રમની સંયાલન પરિષદની બેઠકમાં હાજરી આપશે

પોલીસ મુખ્ય મથક ખાતે હાથમાં સુત્રો લખેલા પાટીયા દર્શાવી તેમણે વિરોધ કર્યો હતો ગઇકાલે સાકેત અદાલત સંકુલમાં પણ પોલીસ પર ઠુમલો થયો હતો દિલ્હી પોલીસ કમિશ્નરે તમામને કામે લાગી જવા અને શિસ્તમાં રહેવા જણાવ્યુ હતું પોલીસોને સંબંધોતા પટનાયકે કહ્યુ કે સરકાર અને લોકો પોલીસ પાસે કાયદા અનુસાર વર્તણૂકની અપેક્ષા રાખે છે દરમિયાન દિલ્ફી વડી અદાલતે સમગ્ર બનાવની ન્યાથિક તપાસ નિવૃત ન્યાયાધીશ એસ

ગર્ગને સોપી છે

શિવસેનાની સરખી ભાગીદીરી તથા મુખ્યમંત્રી પદની માંગણીઓ અંગે તેમણે કહ્યુ કે શિવસેનાએ આ અંગે કોઇ દરખાસ્ત મૂકી નથી અને રજૂઆત આવશે ત્યારે વિચારણા થશે શ્રી પાટીલે કહ્યુ કે ભાજપ વિધાનસભા પક્ષે દેવેન્દ્ર ફડણવીસને નેતા તરીકે યૂંટયા છે તથા કેન્દ્રીય મોવડી મંડળે મુખ્યમંત્રી તરીકે તેમના નામની દરખાસ્ત મંજુર કરી છે

આજે નવી દિલ્હીમાં પક્ષની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો યિરાગ પાસવાન બીજી મુદત માટે લોકસભામાં ચૂંટાયા છે અને પક્ષમાં યાવીરૂપ નિર્ણયો લેવામાં મુખ્ય ભૂમિકા ભજવેછે

કાઠમંડુમાં રાષ્ટ્રપતિ ભવન શીતલ નિવાસ ખાતે યોજાયેલા સમારોહમાં શપથવિધિ યોજાયો હતો આ અગાઉ ગયા રવિવારે રાષ્ટ્રપતિએ સાતપ્રાંતના રાજયપાલોને દૂર કર્યા હતા